વિભિન્ન સ્વ સહાયતા જૂથો સાથે જોડાયેલ હેરાની એક કરોડ થી વ્ધુ મહિલા ઓ સાથે વિડીઓ કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વધુ માં કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે મહિલા ઓનું આર્થિક રીતે આત્મ નિર્ભર હોવું જરૂરી છે તેમણે કહ્યું કેમહિલાઓ ઉઘમશીલ હોય છેઅને તેમને શીખવવાની જરૂર હોતી નથી

રાજ્યના દક્ષીણ ગ્રજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મન મુકીને વરસી રહેલા મેઘરાજા કચ્છ જીલ્લામાં પોતાની કૂપાદ્રષ્ટિ નથી કરી છેલ્લા બે દિવસથી જીલ્લામાં ઘટાટોપ વાદળો તો ઘેરાય છેપણ વરસતાં નથી

વાસવાણીના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે શ્રદ્ધાંજલી પાઠવતા એક શોક સંદેશામાં રૂપાણીએ જણાવ્યું છે કે સાધુ વાસવાણી મિશનના વડા હોવાના કારણે તેમણે સર્વ ધર્મ સમભાવ માટેનો ઉપદેશ આપ્યો છે તે સૌનું માર્ગદર્શન કરતો રહેશે